અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યમાં સરફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટર માટે નેશનલ હાઇડ્રીલોજી પ્રોજેકટ અંતર્ગત ભારત સરકારે કુલ રૂ

મહાત્મા મંદિર ખાતે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી નિમિત્તે પ્રવાસનમંત્રી જવાહર યાવડાએ જણાવ્યું છે કે રોજગારી સર્જનમાં પ્રવાસન ઉદ્યોગની ભૂમિકા ખૂબ જ મહત્વની છે

શ્રી જવાહર ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે આ ઉજવણીનો ઉદેશ પ્રવાસનના સામાજિક સાંસ્કૃતિક રાજકીય અને આર્થિક મૂલ્યો અંગે વૈશ્વિક સમુદાયોમાં જાગૃતિ વધારવાનો અને વિકાસ કરવાનો છે આ કાર્યક્રમમાં હોટલ મેનેજમેન્ટ અને પ્રવાસન વિભાગના ઉચ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે અમદાવાદની શેઠ સી એન વિદ્યાલયમાં એક સપ્તાહના વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલથી શરૂ થઈ રહેલી આ ઉજવણીમાં પ્રદર્શન સ્પર્ધા નાટક વગેરે દ્વારા મહાત્મા ગાંધીના જીવન અને કાર્યોને જીવંત કરવામાં આવશે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે વિદ્યાલયના બાળકો દ્વારા દાંડી યાત્રાનું રેલી સ્વરૂપે આયોજન કરવામાં આવ્યું છે

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યમાં રૂ

વડોદરામાં એરફોર્સ સ્ટેશન પર એર શો સાથે હવાઈદળ દિવસની ઉજવણી શરૂ થઈ છે

ગાંધીનગરની ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય મોક અદાલત સ્પર્ધા યોજાઈ છે ગુજરાત વડી અદાલતના ન્યાયાધીશ એન

અંજારિયાએ તેનું ઉદઘાટન કર્યું હતું આ મોક અદાલતનો વિષય પ્રાદેશિક સાંસ્કૃતિક અધિકારીઓ અને ગેરકાનૂની સ્થળાંતર છે આ પ્રસંગે શ્રી અંજારિયાએ કહ્યું કે આ પ્રકારની મોક અદાલતથી કાયદાની વાસ્તવિક સમજ વધે છે સૈદ્ધાંતિક અભ્યાસ અને પ્રાયોગિક અમલ વચ્ચેનો ભેદ જોવા મળે છે તેમણે કહ્યું કે મોક અદાલતથી કાયદાનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અનુભવ મળે છે અને તે અદાલતી કાર્યવાહી કે વાસ્તવિક કાનૂની કામગીરીમાં કાર્યક્ષમતા લાવવા માટે ખાતરનું કામ કરે છે આ પ્રસંગે ચાવીરૂપ પ્રવચન આપતાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના મહામંત્રી જયદીપ ગોવિંદે કહ્યું કે આ પ્રકારના પ્રયત્નોથી નવોદિત એડવોકેટમાં માનવ અધિકારલક્ષી બાબતોમાં વધુ જાગૃતિ આવશે

રાજ્યમાં ચોમાસાએ હજુ એની જમાવટ યાલુ રાખી છે

મી

મી એટલે કે યાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે

મી

સૌરાષ્ટ્રનો મોટો ભાદર ડેમ ત્રીજી વાર ઓવેરફલો થયો છે ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધવા પામી છે